કોવિડ રોગયાળાના પડકાર સંદર્ભમાં પ્રધાનમંત્રી થોડીવારમાં રાષ્ટ્રજોગ સંબોધન કરશે

આ ઉપરાંત લેવાનારાં ભાવિ પગલાં અંગે ચર્ચા કરવા અધિકારીઓ તથા નિષ્ણાતોને જણાવ્યું હતું

રાજય સરકારોને આ અંગે પગલાં લેવા સૂચવ્યું છે જો કે જાહેર સેવકો સરકારી કર્મચારીઓ અ તબીબી કર્મચારીઓને તેમાં છુટ આપી છે

ખાનગી અને સરકારી ક્ષેત્રના લોકોને શક્ય હોય તો ઘેર બેઠા કામની પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો છે

આ આદેસનો તાકીદે અમલ કરવા અને ચોથી ઐપ્રિલ સુધી ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે

રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અહીં રખાનાર વ્યક્તિઓ માટે પૂરતી આરોગ્ય સંભાળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

જો કે દર્દીઓ વિદ્યાર્થીઓ દિવ્યાંગોને અપાતી રાહત યાલુ રાખી છે

આ ટ્રેનના મુસાફરોને પૂરૂં રીફંડ અપાશે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થતાં વિદ્યાર્થીઓને સુવિધા માટે વિશેષ ટ્રેન સેવા આપવામાં આવી છે

સત્તાવાર યાદી મુજબ કોરોના વાયરસના ખતરાના પગલે પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

આ ઉપરાંત કામદારોને અપાતા તમામ પ્રકારના પરવાન પણ બંધ કરાયા છે તેમાં ડ્રાઇવર સ્થાનિક કામદારનો પણ સમાવેશ થાય છે જો કે તેમાં કોર્પોરેટ ગૃહો દ્વારા કરાયેલી બદલી અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ભાગીદાર ઉદ્યોગોને બાદ રખાયાં છે સંયુકત આરબ અમિરાતે જણાવ્યું છે કે રાષ્ટ્રીય કટોકટી અને આપત્તિવ્યવસ્થાપનના ભાગરૂપે આ પગલાં લેવાયા છે

સમિતિના વડા સત્યનારાયણ જતીયાએ આજે સંસદમાં અહેવાલ રજૂ કર્યો હતો

ફોરન્સીક લેબની સ્થાપનાથી કેસ વધુ મજબૂત બની શકશે અને યોગ્ય પુરાવાઓના પગલે સજા પામનારની સંખ્યા વધશે

મુરલીધરને જણાવ્યું છે કે નાગરિકતા સુધારા કાયાદના હેતુઓ અને જમ્મુકાશ્મીરને લગતી વાસ્તવિકતા અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને વાકેફ કરવામાં આવ્યા છે

પાકિસ્તાન દ્વારા સરહદ પારના ત્રાસવાદને પ્રોત્સાહન મુદ્દે પણ જણાવવામાં આવ્યું છે કેટલાક દેશોએ આ અંગે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે ભારતીય સંસદે પસાર કરેલા કાયદા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દા ઉભા કરવાનો ભારતે નકારી કાઢ્યું છે

ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે તેના દૈનિક અહેવાલમાં જણાવ્યું છે કે ચીનની મુખ્ય ભૂમિ ઉપર સ્થાનિક નાગરિકોમાંથી અન્ય નાગરિક સુધી કોરોના વાયરસના સંક્રમણનો એક પણ કેસ ગઈકાલે નોંધાયો નથી